આજે સવારે વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વારાણસીમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદમાં શ્રી મોદીએ કહ્યું કે સ્વાસ્થ્ય સંભાળ પરવડે તેવી હોવી જોઈએ પ્રધાનમંત્રીએ કહયું કે એક નાગરીક તરીકે દરેક વ્યકિતએ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવું જોઈએ અને તેમની આસપાસના લોકોમાં નામ પણ મતદાર યાદીમાં હોય તે જોવુ જોઈએ તેમણે ઉમેર્યુ કે આ દરેક નાગરીકની જવાબદારી છે કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ ખાસ કરીને ગરીબો સુધી પહોચે

એ વધારો પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલો કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારા ને મંજુરી આપી હતી આ વધારો સાત ટકાથી વધીને નવ ટકા થયો છે

ટવીટર પર તેમણે મેજર ધ્યાનચંદને શ્રધ્ધાંજલી આપી હતી અને લોકોને રમતગમત તથા શરીર સૌષ્ઠવને વ્ધુ મહત્વ આપવા અનુરોધ કર્યો અને તે દ્વારા તંદુરસ્ત ભારતના નિર્માણમાં સહભાગી બનવા જણાવ્યું

જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઉભા થયેલા પાક વીમા વરસાદ અને ક્રષિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત માટેની થઇ રહેલી તૈયારીઓ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી તેમજ વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી

ગૂહમંત્રાલયે મહિલાઓનવમા વર્ગના લોકો અનુસૂચિત જાતિ અને જનજાતિ તથા દીવ્યાંગ સહિત ખરેખર યોગ્યતા ધરાવતા લોકો પાસેથી અરજીઓ મંગાવી છે પદ્મ પુરસ્કાર માટે વેબસાઈટ ડબલ્યૂ ડબલ્યૂ

નાગરિકો પોતે પણ નિર્ધારિત ફોર્મમાં અરજી કરી શકે છે અને તેમાં નોંધપાત્ર સિદ્ધિ વિશે ઉલ્લેખ કરી શકે છે

આ વખતે જન્માષ્ટમી છે ત્યારે જ શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે આમ શિવ અને વિષ્ણુની ઉપાસનાનો અનોખી સંયોગ સર્જાશે

નીમાબેન આચાર્યકચ્છ યુનિવર્સિટીના વીસી ડો

બી જાડેજા ઉપરાંત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો